આ બેઠકમાં નાણા સચિવ ડો

પાંડે આર્થિક બાબતોના સચિવ તરજ્ઞ બજાજ અને મુખ્ય આર્થિક સલાહકાર કે

સુબ્રમણ્યન ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ સુશ્રી સીતારમણે કેન્દ્રીય અંદાજપત્ર માટે માળખાગત સુવિધા ઉર્જા તથા આબોહવા પરિવર્તન ક્ષેત્રના તજજ્ઞો ટોચના ઉદ્યોગપતિઓ ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠનો વેપાર સંગઠનો સાથે બેઠકો યોજી હતી

કોવિડ એસઓપી બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે

માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી આરોગ્ય બાબતો સંબંધી નીતિ આયોગના સભ્ય ડો

કે પોલે કહ્યું કે બ્રિનટમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું છે પરંતુ એનો રોગની ગંભીરતા તથા મૃત્યુદર પર પ્રભાવ પડ્યો નથી

પોલે કહ્યું કે આ સમય ગભરાવવાનો નહી પરંતુ સાવચેત રહેવાનો છે તેમણે કહ્યું કે વિકસાવાઈ રહેલી કોરોના રસીની ક્ષમતા પર હજી સુધી વાયરસના નવા પ્રકારની કોઈ આડસર જોવા મળી નથી

યુનેસ્કોના પ્રતિનિધિએ આ મુલાકાત વિશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીના વરીષ્ઠ પ્રાધ્યાપક અને પુરાતત્વવિદ પ્રોફેસર ડો

આ પ્રસંગે દિકરા અને દિકરી વચ્ચે ભેદભાવ ન રાખી અને દિકરીને પણ સમાન તક આપવા અંગે જણાવ્યું તેમજ મહિલાઓમાં છૂપા રહેલ નેતૃત્વ અને વહીવટ કૌશલ્ય વિશે જાણકારી અપાઈ હતી

મંત્રાલયે જણાવ્યું કે સરકારે લીધેલા અસરકારક પગલાના કારણે દેશમાં સાજા થવાનો દર ઉંચો રહેવામાં અને મૃત્યુદર ઓછો રાખવામાં સફળતા મળી છે